પ્રાદેશિક સમાયાર સિમ્પલ ઠક્કર વાંચે છે ૈ ગુજરાત વડી અદાલતે કોવિડને કાબૂમાં લેવા માટે વધુ કામયાબ પગલાં ભરવાની તાકીદ રૂપાણી સરકારને કરી ૈ કોરોના રસીકરણ ઝુંબેશ વેગવાન બના વવા સાથે નાના ગામ શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન લાગુ થવા લાગ્યા છે

આ વખતે ગામડાઓ સુધી પહોંચેલો કોરોનાનો ચેપ આરોગ્ય સેવા પૂરી પડતાં લોકો માટે પડકાર બનતો જાય છે

વડોદરામાં કોવિડની સારવાર કરતી સયાજી અને ગોત્રી હોસ્પિટલ માં દર્દીઓ ના સગાવહાલા અને તબીબી સ્ટાફ વચ્ચે ઘર્ષણ ના બનાવ વધતાં એસ

નો બંદોબસ્ત ગોઠવાયો છે જામનગર ની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ના કોવિદ વોર્ડ માં દાખલ દર્દીઓ ના સગાવહાલા માટે ટેલિફોન હેલ્પ લાઈન શરૂ કરવામાં આવતા બહારગામ થી આવતા લોકો ને મોટી રાહત મળી છે ભુતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી કહ્યું છે કે તેમના હસ્તકની બે કોલેજને કોવિડ હોસ્પિટલમાં ફેરવવા માટે સોંપવા તૈયાર છે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં કોવિ ડ વોર્ડ ભરાઈ જતાં નર્સિંગ કોલેજમાં વધારાની પથારીઓ ગોઠવી કોરોના સારવારનો બંદોબસ્ટ ગોઠવાઈ રહ્યો છે પંચમહાલ કલેકટરે કોરોના ટેસ્ટ અને સારવારના ન્યૂનતમ ભાવ બાંધી આપતો હ્કમ બહાર પાડ્યો છે એટલે દર્દીઓની છેતરપિંડી થાય નહીં

રાજપીપળા ખાતે કોરોનાનું નિદાન કરતાં આર ટી પી સી આર ટેસ્ટ થતાં નથી સેમ્પલ વડોદરા મોકલાય છે જે વિલંબ દૂર કરવામાટે સ્થાનિક લેબ ને મંજૂરી આપવાની વાત યાલી રહી છે

હિંમતનગર ખાતે કોવિડ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે

સૌરાષ્ટ્રના જસદણ માર્કેટ યાર્ડના સંચાલકોએ ખરીદ વેચાણ હાલ સદંતર બંધ રાખ્યું છે તો હળવદ માર્કેટ યાર્ડ પણ સ્વૈચ્છિક રીતે આવતા રવિવાર સુધી બંધ રખાશે

ગાંધીનગર ના લાવરપુર ગામે સ્વયંભુ લોકડાઉન માટે નક્કી કરી કોરોના કેસ ઘટાડવાનું વિચાર્યુ છે તો જામનગર પંથક ના લાલપુર જશાપર બેડીયા અને મોટી બાનુગાર ગામે પણ લોકડાઉનનો નિર્ણય કર્યો છે દાહોદ જિલ્લાના વેપારીઓએ બપોરે ચાર વાગ્યાથી દુકાનો બંધ કરી દેવાનું નક્કી કર્યું છે બોટાદના રાણપુર અને પાળીયાદ ગામે પણ આગામી બે દિવસ આખું ગામ બંધ રાખવાની જાહેરાત કરી છે રાજપીપળા દેડિયાપાડા સાગબારા માં પણ સ્વયંભ્ર લોકડાઉન કરાયું છે કચ્છના અંજારમાં રાત્રિ કરફ્યુ માટે નિર્ણય લેવયો હોવાનું જાણવા મળ્યું છે ભરુચ નગરપાલિકાએ સડક પર માસ્ક વગર ફરતા લોકોને માસ્કનું વિતરણ હાથ ધરી સેવા બજાવી છે બાલાસિનોર ખાતે આવેલું ડાયનાસોર ફોસિલ પાર્ક મ્યુઝિયમ પણ બંધ કરવામાં આવ્યું છે કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી કોરોના સંક્રમિત થતાં તેમણે પોતાની સાથે સંપર્ક માં આવેલા લોકો ને ટેસ્ટ કરવી લેવાની અપીલ કરી છે

પાટણ માં હોટેલ રેસ્ટોરન્ટ ફાસ્ટ ફૂડ ની દુકાનો યા ની લારીઓ અને પાન ના ગલ્લા ઉપર માત્ર ટેક અવે સુવિધા આપી શકશે તેવું જાહેરનામું જિલ્લા કલેકટરે બહાર પાડયું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ થી શરૂ થયેલા ટીકા મહોત્સવ ના આજે બીજા દિવસે વધુ લોકો રસી કેન્દ્ર ઉપર પહોંચતા કામગીરીમાં વેગ આવ્યો હતો જિલ્લા અને તાલુકા કક્ષાએ રસીકરણની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને મહેનતને સાટું પરિણામ મળી રહ્યું છે

કોરોના કેસ રાજયમાં વધી રહેલા કોરોના કેસમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે

ડીસીજીએની આવશ્યક મંજૂરી પછી કોવિશિલ્ડ અને કોવેક્સિન પછી આકસ્મિક ઉપયોગ માટે આ ત્રીજી રસીને મંજુરી મળી છે ભારતમાં આ રસી માટે ક્લિનિકલ ટ્રાયલ ડોક્ટર રેક્રીઝ લેબ દ્વારા કરવામાં આવી રહ્યું છે હૈદરાબાદ સ્થિત બહ્રાષ્ટ્રીય ભારતીય ફાર્મા કંપની રેડ્ડીઝ લેબ દ્વારા રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સાથે ભારતમાં રશિયન રસી માટે કરાર કરવામાં આવ્યો છે નિષ્ણાતોની સમિતિએ પહેલી એપ્રિલે યોજેલી બેઠકમાં કોરોના વાયરસ સામે રોગપ્રતિકારતા કેવી રીતે સક્રિય કરે છે તેનો ડેટા આપવા ડોક્ટર રેડ્ડીઝ લેબને જણાવ્યું હતું

ડોક્ટર રેડ્ડીઝ લેબ દ્વારા ગયા ફેબ્રુઆરીમાં સ્પુટનિક વીના આકસ્મિક ઉપથોગ માટે અરજી કરી હતી સોમવતી અમાસ મંદિરો બંધ સોમવતી અમાસ જેવો વર્ષ માં એકાદ બે વખત આવતો દુર્લભ સંયોગ હોવા છતા કોરોના ફેલાતો રોકવા માટે પવિત્ર નદીઓના કિનારે સ્નાનની અનુમતિ શ્રધ્ધાળુઓને અપાઈ નહોતી તો જ્યાં અમાસના દિવસે દર્શનનું અતિ ધાર્મિક મહત્વ હોય તેવા મંદિર ગુજરાતભરમાં બંધ રહ્યા હતા ફાગણ વદ અમાસથી શરૂ થતી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાં પણ આ વર્ષે બંધ રાખવામા આવી છે નર્મદા નદીના કિનારે નાંદોદના રામપુરા ગામેથી શરૂ થતી પરિક્રમાનું સમાપન ચૈત્રી અમાસના દિવસે થતું હોય છે નર્મદા કિનારે કરનાળી ખાતે આવેલ કુબેર ભંડારી દાદાનું મંદિર પણ અમાસના દિવસે આજે બંધ રહ્યું તો ચાંદોદમાં મલ્હાર ઘાટ સહિતના કિનારે કોઈને સ્નાન માટે એકઠા થવા દેવાયા નહોતા દ્વારકામાં જગત મંદિર ગોમતી ઘાટ રૂક્ષમણિ મંદિર અને સુદામા સેતુ જેવા ધાર્મિક સ્થળ દર્શનાર્થીઓ માટે બંધ કરાયા છે તો શિવરાજપૂર બીય પણ સહેલાણી માટે બંધ રહેશે સોમનાથ મંદિર બાદ નાગેશ્વર જેવુ જ્યોતિર્લીંગ શિવાલય પણ બંધ કરવામાં આવ્યું છે દ્વારકા બેટ ઉપર આવેલું ક્રુષ્ણ મંદિર તથા હનુમાન દાંડી મંદિર પણ બંધ રહેશે

શક્તિપીઠ ગણાતા બહ્યરાજી મંદિર પણ લોકો માટે બંધ કરવામાં આવ્યું છે તો આઈઠોર ગામે આવેલું ગણપતિ મંદિર પણ બંધ રાખવાનો નિર્ણય સંચાલકો એ લીધો છે ઊંઝા માં ભરાતો શુકન મેળો પણ રદ કરવામાં આવ્યો છે વલસાડ પંથક માં પારનેરા પર્વત ઉપર આવેલા યામુંડા માતાજીનું મંદિર પણ ચૈત્રી નવરાત્રિ દરમ્યાન બંધ રખાશે વિરપુરનું જલારામ મંદિર અને અન્નક્ષેત્ર પણ બંધ રખાયા છે નર્મદા પંથકમાં સાગબારા ખાતે આવેલું આદિવાસીઓના કુળદેવી દેવમોગરા માતાજીનું મંદિર પણ કોરોનાને લીધે બંધ કરવામાં આવ્યું છે નર્મદા ડેમ નજીક આવેલા પવિત્ર શુલપાણેશ્વર મંદિરથી ત્યાગી ઘાટ સુધીનાં વહેણ વચ્ચે ચાલતી એકતા ફ્રઝ નું સંચાલન હાલ બંધ કરવામાં આવ્યું છે પોરબંદરમાં ગાંધી બાપુનું જન્મસ્થળ એવું કિર્તિ મંદિર અને સુદામા મંદિર પણ બંધ કરવામાં આવ્યા છે તો અમદાવાદનો ગાંધી આશ્રમ પણ મુલાકાતીઓ માટે બંધ કરવાનું નક્કી થયું છે

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત યાવડા અને વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષના સિનિયર નેતાઓ ભરતસિંહ સોલંકી સિદ્ધાર્થ પટેલ શકિતસિંહ ગોહિલ તેમજ નીશિત વ્યાસ દ્વારા રાજ્યમાં કોરોના સંક્રમણની અતિ વિસ્ફોટ પરિસ્થિતિને ત્વરિત નિયંત્રણમાં લેવા રાજ્યપાલને આવેદન આપ્યું હતું

બોર્ડના સચિવ અને ચૂંટણી અધિકારી ડી

પટેલે જણાવ્યું છે કે જાહેર હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમણે ઉમેર્યું છે કે કોરોના સંક્રમણ હળવું થાય અને લોકઆરોગ્ય જોખમાય નહીં તેવી સ્થિતિ બને ત્યારે યૂંટણી પ્રક્રિયા ફરીથી હાથ ધરવામાં આવશે

મી ના અંતરે ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું ભર બપોરે એકાએક આવેલા કંપનના કારણે લોકોએ પણ ધુજારી અનુભવી હતી